અમદાવાદ કોરોના અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ફૈલાઈ રહેલા ચેપને અટકાવવા તમામ ગતિવિધિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

જેમાં શહેરને લગતા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયા

શહેરના ખાનગી નિષ્ણાંતો સાથે બેઠક કરી કોરોના દર્દીઓની સારવારમાં માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે આ અંગે વધુ માહીતી આપતાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આ મુજબ જણાવ્યું

અમારા પ્રતિનિધી જણાવે છે કે અમદાવાદથી રાજકોટ આવેલા ત્રણ વ્યકિતીનાં સેમ્પલ લઈ તપાસ કરાતાં તેમાંથી એક વ્યકિતીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે આ ઉપરાંત જંગલેશ્વર વિસ્તારમાંથી એક શંકાસ્પદ દર્દીનું સેમ્પલ તપાસ અર્થે મોકલતાં તેનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

ભાવનગર જિલ્લામાં કરોનાની સ્થિતિ અંગે અહેવાલ આપે છે અમારા પ્રતિનિધી સુરેશ ત્રિવેદી

પી

કડીના દેઉસણા ગામનો પોઝીટીવ દર્દીનું મોત થતાં તે વિસ્તારનો કન્ટેન્મેન્ટ જાહેર પણ કરવામાં આવેલ છે ડાંગ ડાંગ જિલ્લામાં કોરોના પોઝીટીવ આવેલા પ્રથમ દર્દી સારવાર બાદ સાજા થતાં આજે રજા આપી અમારા પ્રતિનિધી જણાવે છે

આરોગ્ય કેન્દ્રનાં ડોકટર નર્સ પોલીસ અને વહીવટીતંત્રનાં અધિકારીઓએ તાળીઓના ગડગડાટ સાથે તેને વિદાય આપી હતી સાજા થનાર દર્દી પ્રિતિબેને પ્લાઝમા થેરાપી માટે તત્પરતા બતાવી આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો

જેની તારીખો હવે પછી જાહેર કરાશે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને યોજાયેલી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી

માત્ર વહીવટીતંત્રને સહયોગ આપવાની જરૂર છે શ્રી અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દેશોમાં પ્રવાસે ગયેલા ગુજરાતીઓને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે

તેમણે વધુમાં કહ્યું કે સુરત ક્લેક્ટર દ્વારા સુરતના રત્નકલાકારોને પણ તેમના વતનમાં જવા પોતાના વાહન તથા લક્ઝરી માધ્યમથી પરત ફરવા છૂટછાટ આપી છે સુરતમાં વસતા અને રોજગારી મેળવતા રત્નકલાકારો અને શ્રમિકો માટે તેમના વતન પરત ફરવા આમ એસટી બસોની પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવનાર છે

તમામ મજુરોના ટેમ્પરેચર તપસ્યા બાદ જ ટ્રેનમાં પ્રવેશ આપવમાં આવ્યો હતો

પરપ્રાંતીય લોકોને ટ્રેનના ડબ્બામાં સોશિયલ ડિસ્ટર્ન્સિંગ જાળવી બેસાડવામાં આવ્યા હતા અને પરત તેમના માદરે વતન ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું

જિલ્લો વિકાસ અધિકારીએ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કર્મયોગીઓને પોષણ અભિયાનમાં કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા

જિલ્લા કલેકટરે ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને સલામત પ્રસૂતિ માટે પૂરતી તકેદારી રાખવા મમતા દિવસ અને બાળ રસીકરણ સમયસર થાય ટીબી અને રક્તપિત જેવા રોગોના રોગીઓને સમયપત્રક પ્રમાણે દવા મળે એ બાબતોની અગ્રતાક્રમે કાળજી લેવા અને કોરોના મેનેજમેન્ટના તમામ પાસાઓનો સંકલિત અમલ કરવા સૂચના આપી હતી તેમણે લક્ષણોના ધરાવતા હોય ઍવા કોરોના પોઝિટિવ દર્દીઓના રૂમ કવોરેંતાઇન્ ને લગતી નવી આરોગ્ય વિષયક સૂયનાઓને ઉંડાણપૂર્વક સમજીને અમલીકરણની તૈયારી રાખવા જણાવ્યું હાલમાં વડોદરા જિલ્લાનો ગ્રામ વિસ્તાર કોરોના કેસોથી મુક્ત છે એનો ઉલ્લેખ કરતાં તેમણે ઘેર ઘેર ફરીને તકેદારી રૂપ આરોગ્ય યકાસણી કરી આ સ્થિતિ જળવાય રહે એ માટે જરૂરી તમામ પગલાં લેવા ખાસ સૂચના આપી હતી